કરોડ રૂપિયાના વિકાસકામોનો આરંભ કરાવશે

જમ્મુ અને કાશ્મીરમાં સરપંચ અને પંચોની પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું છે

ઈન્ડોનેશિયામાં યોજાયેલી એશિયાઈ બેડમિન્ટન સ્પર્ધાની ટીમ ઈવેન્ટમાં ભારતના પુરુષોની ટીમે કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો

વૈંકેયા નાયડુએ જણાવ્યું છે કે ડીજિટલ ટેકનોલોજી અને ઈ ગવર્નન્સના લાભો અદના નાગરિક સુધી પહોંચાડવા હોય તો એ અંગેની વિગતો ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં હોવી જરૂરી છે ગઈકાલે જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારકા પ્રસાદ મિશ્ર ભારતીય માહિતી ટેકનોલોજી ડિઝાઈન અને ઉત્પાદન સંસ્થાના શિક્ષિકો અને વિદ્યાર્થિઓ સાથે સંવાદ કરી રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોને ડીજિટલ સ્વરૂપની માહિતી સામાજિક જવાબદારી તરીકે ભારતીય ભાષામાં વધુને વધુ ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો હતો

વૈંકેયા નાયડુએ આદિજાતિ સંસ્કૃતિનું જતન અને તેને પ્રોત્સાફન આપવા માટે સહિયારો પ્રયાસ કરવા સમાજના દરેક વર્ગને અનુરોધ કર્યો છે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

જેમાં ગાલિયો બનાવનાર પશ્મીના અને કાની શાલ તેમજ વાંસ ઉપર કામ કરનાર અને કસ્બીઓ આ અભિયાનમાં ભાગ લેશે આ કેન્દ્રશાસિત પ્રદેશની હાથ બનાવટના શ્રેષ્ઠ ઉત્પાદનોની અમેરિકા અને યુરોપમાં તેમજ અન્ય દેશોમાં નિકાસ કરી શકાય એ શકયતાઓને કારણે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે